રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધ્વારા વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે રમત ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા ખેલાડીઓને રાષ્ટ્રીય પુરસ્કારો અર્પણ કરાયા

જાહેર વિતરણ વિભાગના સચિવ સુધાંશુ પાંડેએ જાહેર વિતરણ વિભાગની યોજનાઓની સમીક્ષા બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું

આ બેઠકમાં એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ યોજનાને આધાર તથા મોબાઇલ નંબર સાથે જોડવાની કામગીરીમાં થયેલી પ્રગતીની સમીક્ષા કરવામાં આવી હતી જન ધન યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છેકે જનધન યોજનાથી લાભાર્થીઓને યોજનાનાં લાભો સીધા જ તેમને આપવામાં મદદ મળી છે જનધન યોજનાને ગઇકાલે છ વર્ષ પૂરા થયા તે નિમિત્તે ટ્વિટર ઉપર આ યોજના સફળ બનાવનાર બધાને અભિનંદન આપતાં શ્રી મોદીએ કહ્યું કે આ યોજનાએ ગરીબી નાબૂદી માટેની પહેલ માં પાયાનું કામ કર્યું છે

લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલાના અધ્યક્ષપદે સંસદના બન્ને ગુહ્હોના અધિકારીઓની મળેલી બેઠકમાં ચોમાસુ સત્રની બેઠક વ્યવસ્થાને આખરી ઓપ અપાયો હતો

સાંસદ ઉપરાંત સંસદના સંકલમાં પ્રવેશનાર બધા જ અધિકારીઓ કર્મચારીઓ તથા પત્રકારોએ પણ કોવીડનો ટેસ્ટ કરાવવાનો રહેશે સંસદનું યોમાસુ સત્ર સપ્ટેમ્બર માસના મધ્યમાં યોજાય તેવી સંભાવના છે રમતગમત પુરસ્કાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધ્વારા વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે રમત ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા ખેલાડીઓને રાષ્ટ્રીય પુરસ્કારો અર્પણ કરાયા આ પુરસ્કારમાં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અર્જુન એવોર્ડ ક્રોણાચાર્ટ એવોર્ડ ધ્યાનચંદ એવોર્ડ રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન વગેરે પુરસ્કારનો સમાવેશ થાય છે કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રીજીજુ અને અન્ય મહાનુભાવો દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી આ કાર્યક્રમમાં જોડાયા એવી જ રીતે પુરસ્કાર વિજેતા ખેલાડીઓ બેંગલુરૂ મુંબઇ જેવા વિવિધ શહેરોમાંથી આ કાર્યક્રમમાં જોડાયા આ સમારોહ પુર્વે રમત ગમત મંત્રી કીરણ રીજીજુએ નવી દિલ્ફીના ધ્યાનયંદ સ્ટેડીયમ ખાતે ધ્યાનયંદની પ્રતિમાને પુષ્પાજલી અર્પણ કરી હતી પ્રાસંગિક ઉદ્દબોધનમાં રાષ્રઅપતિએ રમતગમતને રાષ્ર્ ભાવના જાગૃત કરવાનું સશક્ત માધ્યમ ગણાવી પુરસ્કાર વિજેતા ખેલાડીઓને બિરદાવ્યા હતા

રમત ગમત દિવસ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આજે રાષ્ટ્રીય રમત ગમત દિવસ નિમિત્ત દેશના ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી છે ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુએ બધા જ નાગરીકોને શારીરીક માનસિક લાગણી તથા આધ્યાત્મિક રીતે સ્વસ્થ રહેવા ફીટ ઇન્જિયાને લોકચળવળ બનાવવા અપીલ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશને રમત ગમત ક્ષેત્રે ગૌરવ અપાવનાર અસાધારણ કામગીરી અંગે કૃતજ્ઞતા વ્યકત કરવાનો આ દિવસ છે તેમણે કહ્યું કે તેમની સરકાર રમતોને લોકપ્રિય બનાવવા તથા પ્રતિભાવનું ખેલાડીઓને પ્રોત્સાહન આપવા શ્રેણીબધ્ધ પગલા લઇ રહી છે ઉલ્લેખનીય છે કે હોકીના દંતકથા સમાન અને પ્રતિભાવાન ખેલાડી મેજર ધ્યાનચંદની જયંતીની રાષ્ટ્રીય રમત ગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિયારો રજૂ કરશે

આકાશવાણીના તમામ કેન્રોયો પરથી મન કી બાત પ્રસારિત કરશે

કોલેજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાણી લક્ષ્મીબાઇ કેન્દ્રિય કૃષિ યુનીવર્સીટીના નવા મકાનનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજે ઉદધાટન કરશે

યુનીવર્સીટીના નવા મકાનનું ઉદઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

પુનઃ વિચારણા અરજીમાં અરજદારોએ દલીલ કરી છે કેનીટ અને જીઇઇ પરીક્ષાના આયોજન વખતે વિદ્યાર્થીઓની સલામતીના પાસાની તથા પ્રત્યક્ષ પરીક્ષા લેતી વખતે પડનારી મુશ્કેલીઓની અવગણના કરવામાં આવી છે બંગાળ ઝારખંડ રાજસ્થાન છતીસગઢ પંજાબ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓએ સર્વોચ્ય અદાલતમાં અરજી કરી છે

ચનૌતી દેશના નાના નગર શહેરોમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા યુનૌતી સ્ટાર્ટઅપ સ્પર્ધાનો પ્રારંભ થયો છે

દલવાસ નશરી અને પીઢા ખાતે થયેલ ભારે વસરાદને કારણે કાશ્મીર ખીણને દેશના બાકીના ભાગ સાથે જોડતો આ માર્ગ બંધ કરાયો છે